જેની નોંધ વિશ્વભરની સંસ્થાઓએ લીધી છે તેમણે કહ્યુ કે સહિયારા પ્રયાસોના કારણે જે દેશમાં વેપાર કરવામાં સરળતાની સુચિમાં દેશે ઝડપથી સુધારો કર્યો હિં આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત ક્રાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે સુર્ય ઉર્જા અને આબોહવામાં પરિવર્તન ક્ષેત્રે ભારતે કરેલા પ્રયાસોની નોંધ વિશ્વ આલમે લીધી છે

તેમણે કહ્યુ કે સ્વ ની ઓળખ મેળવવા માટે કુંભ એક આર્દશ માધ્યમ છે કુંભ મેળાનું મહત્વ સ્વીકારીને યુનેસ્કોએ તેને માનવતાના સાસ્કૃતિક વારસાની સુચિમાં સામેલ કર્યો છે રમત ગમતને દરેક સમાજમાં મહત્વનું સ્થાન છે તેમ જણાવી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરની બાર વર્ષની હનાયાનું ઉદાહરણ આપ્યુ હતું હનાયાએ કોરીયામાં યોજાયેલી કરાટે સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સીરીલ રામફોસા ઉપસ્થિત રહેવાના છે

ત્યારે મહાત્માં ગાંધી અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રહેલા અસાધારણ જોડાણનો ઉલ્લેખ પ્રધાનમંત્રીએ કર્યો હતો શ્રી મોદીએ પોંગલમકરસ્ક્રાંતિમાઘબીહુમાઘી પર્વ નિમિતે શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યુ હતું કે જુદા જુદા નામથી ઉજવાતુ પર્વ આંતરીક રીતે ખેત અને ગામ સાથે સંકળાયેલુ છે

ભુજ તાલુકાના ઘડિયાડો અબડાસાના ડાહા કાલરવાંઢ અને ખારૂઆ ખાતે કેટલ કેમ્પ શરૂ કરવા તંત્ર દ્વારા મંજૂરી અપાઇ હતી આ ઉપરાંત મીંઢીયારી વાંઢ બરંદા દયાપરમાં ધોરો ડેમની બાજુમાં ઢોરવાડા શરૂ કરવાની મંજૂરી અપાઇ છે

કોહલીના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે મળી હતી જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાને બે એવેર્ડ શ્રી કોહલીના હસ્તે એનાયત થયા હતા એક એવોર્ડ જિલ્લા શાખાને વિશેષ કામગીરી બાબત પ્રથમ એવોર્ડની કેટેગરીમાં તેમજ એક એવોર્ડ વ્યક્તિગત શ્રેષ્ઠ ચેરમેનની કામગીરી બાબત અપાયો હતો કચ્છ જિલ્લા શાખા દ્વારા જિલ્લા કલેકટર તેમજ રેડક્રોસના પ્રમુખ રેમ્યા મોહનના માર્ગદર્શનમાં પ્રાથમિક સારવાર તાલીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે આર સી

આર સી જેવા વિવિધ કાર્યક્રમો રેડક્રોસની ટીમ દ્વારા ચાલી રહ્યા છે

પહેલી જાન્યુઆરીથી દિવ્યાંગો માટે નિશુલ્ક સંગીત ક્લાસનો પણ આરંભ કરાશે

ટ્રસ્ટના ચેરમેન વિજય છેડાએ જરૂરિયાતમંદ દર્દીઓને આ તમામ કેમ્પોનો યોગ્ય રીતે લાભ લેવા અનુરોધ કર્યો છે